અયોધ્યામાં આવતીકાલે રામ મંદિર નિર્માણ માટે ભૂમિપૂજન માટે જોરશોરથી તૈયારીઓ યાલી રહી છે ઐતિહાસિક પ્રસંગ માટે દેશભરમાં ઉત્તેજના વ્યાપી છે

રામ મંદિર નિર્માણ માટે ભૂમિપૂજન પહેલાની ત્રિદિવસીય ધાર્મિક વિધિઓના આજે બીજા દિવસે અનુષ્ઠાન કરવામાં આવ્યું હતું આવતીકાલે ભૂમિપૂજન કાર્યક્રમ યોજાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમાં ભાગ લેવાના છે તેમની સાથે દેશભરમાંથી અને નેપાળથી ઘણા ધાર્મિક વડાઓ અને સંતો આ કાર્યક્રમમાં ભાગ લેવા પધારશે

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા અયોધ્યાના કેટલાક જાણીતા નાગરિકોને આમંત્રણ અપાયું છે દરમિયાન અયોધ્યામાં ઉત્સવ ચાલી રહ્યો છે અને સમગ્ર દેશમાં આતુરતાપૂર્વક આ ઐતિહાસિક ક્ષણની રાહ જોવાઈ રહી છે અયોધ્યામાં રામ કીર્તન અને રામયરિત માનસના પાઠ સહિત અનેક ધાર્મિક પ્રવૃત્તિઓ શરૂ થઈ ગઈ છે આવતીકાલના દીપોત્સવની તૈયારીઓ ચાલી રહી છે અને પવિત્ર સરયુ નદીના ઘાટ સુંદર રીતે શણગારવામાં આવ્યા છે પ્રધાનમંત્રી આવતીકાલે શ્રી હનુમાનગઢી મંદિરમાં સૌ પ્રથમ દર્શન કરશે ત્યારબાદ તેઓ શ્રી રામ જન્મભૂમિ ખાતે ભગવાન રામલલાની પૂજા કરશે ત્યારબાદ ભૂમિપૂજન અને જાહેર સમારોહમાં હાજરી આપશે

અશોક સિંઘલના પરિવારના પવન સિંઘલ અને મહેશ ભાગચંદકા મુખ્ય યજમાન છે

રેલ્વે મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે ગ્રાહકોને વધુ છૂટ આપવામાં આવી છે આનાથી અર્થવ્યવસ્થાને વેગ મળે તેવી સંભાવના છે નૂર રાહત પ્રોત્સાહન આપવા રેલ્વે મિશન મોડમાં કાર્યરત છે કોવિડને લગતા પડકારો હોવા છતાં રેલવેએ ગયા વર્ષના સમાન સમયગાળા કરતા આ વર્ષે વધુ માલસામાનની હેરફેર કરી છે આ નીતિગત પગલાં હેઠળ સંબંધિત ગ્રાહકોને રેલવે દ્વારા તેમના માલના પરિવહન માટે મુક્તિ આપવામાં આવશે

સુનિશ્ચિત વ્યસ્ત ગુડ્ઝ શેડને બદલે વૈકલ્પિક ગુડ્ઝ શેડમાંથી માલ બુક કરાવવામાં આવશે તો પણ ટર્મિનલ યાર્જ લાગશે નહીં

સીબીઆઈ સુશાંત બોલિવુડ કલાકાર સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના કેસમાં બિહાર સરકારે કેસ સીબીઆઈને સોપવાની માંગણી કરી છે મુખ્યમંત્રી નીતીશ ક્રમારે કહ્યું કે સુશાંતસિંહ રાજપૂતના પિતા કે

સિંઘની વિનંતી પર રાજ્ય સરકારે સીબીઆઈ તપાસની ભલામણ કરી છે મુખ્યમંત્રીએ કહ્યું કે મહારાષ્ટ્ર સરકાર આ મામલે બિહાર પોલીસને સહકાર આપી રહી નથી

દરમિયાન બિહારના વિપક્ષી નેતા તેજસ્વી યાદવે મુખ્યમંત્રી નીતીશ કુમારે આ મામલે સીબીઆઈ તપાસની ભલામણ કરવા બદલ આભાર માન્યો છે અને કહ્યું કે તેનેથી સત્ય સામે આવશે

તબીબી સંશોધન સંસ્થાઓ તબીબી કોલેજો પરીક્ષણ પ્રયોગશાળાઓ કર્મચારીઓની સંયુક્ત ટીમોમાં દૈનિક પરીક્ષણોની સંખ્યામાં આજે અનેક ગણો વધારો થયો છે આ વર્ષે જાન્યુઆરીમાં કોવિડને ચકાસવા માટે દેશમાં એક જ પ્રયોગશાળા હતી

મહારાષ્ટ્ર વરસાદ મુંબઇના પરા વિસ્તાર પડોશી થાણે જિલ્લા અને અન્ય દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે વરસાદ પડી રહ્યો છે

આગાહીને કારણે મુંબઈમાં તમામ કચેરીઓ અને મથકો બંધ રહેશે

જમ્મુ કાશ્મીર જમ્મુ કાશ્મીરમાં સુશાસન માટે અનેક સુધારાઓ કરવામાં આવ્યા છે વીજ વિભાગમાં પ્રતિબંધો હટાવવામાં આવ્યા છે

શહેરી સ્થાનિક સંસ્થાઓનું પુનર્ગઠન કરવામાં આવ્યું છે અને નાણાકીય પ્રણાલીઓ અને પ્રક્રિયાઓ સુધારવામાં આવી છે

દુર્લભ ભૌગોલિક વિસ્તારો બરફ આચ્છાદિત વિસ્તારો દૂરના વિસ્તારો આંતરરાષ્ટ્રીય સરહદ હોવા છતાં મર્યાદિત સમયમાં આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે જમ્મુ કાશ્મીર ઊર્જા વિકાસ વિભાગની ટીમોએ આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે અન્ય વિભાગો ગ્રામ સેવકો મહેસૂલ કર્મચારીઓ લોક પ્રતિનિધિઓ અને અન્ય સાથે મળીને કામ કર્યું હતું વીજ જોડાણ માટેની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે ગામ જ્યોતિ અને એનર્જી એક્સ્ટેંશન જેવી મોબાઇલ એપ્લિકેશનોનો પણ ઉપયોગ કર્યો હતો

પરિણામ યુપીએસસીની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે મહિલા ઉદ્યોગ સાહસિકો મહિલા ઉદ્યોગ સાહસિકો અને સશક્તિકરણ જૂથ એ એક ઝુંબેશ છે જે કોલેજની વિદ્યાર્થીનીઓથી માંડીને ઘરેલુ મહિલાઓ સુધીના તમામને રોજગાર વિકલ્પ તરીકે ઉદ્યોગ સાહસિકતા અપનાવવા પ્રેરણા આપે છે આઇઆઇટી પ્રાયોજિત અને વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા સહાયિત દેશમાં આ પ્રકારનો પ્રથમ પ્રથાસ છે દિલ્હીમાં આ કાર્યક્રમ મહિલાઓ માટે કામ કરતા વાતાવરણને અનુરૂપ વધુ પ્રયત્નો કરે છે

વેંકૈયા નાયડુએ સુપ્રીમ કોર્ટ અને અન્ય અદાલતોમાં પડતર રહેલા કેસોને ધ્યાનમાં રાખીને ન્યાયિક પ્રક્રિયાને ઝડપી બનાવવા આજે સરકાર અને ન્યાયતંત્રને તાકીદ કરી છે